ભુજ ખાતે વાયુસેના મથક પણ કાર્યરત છે વિરલ રાણા દશેરા ઉજવણી રાજય સમગ્ર દેશમાં દશેરા વિજયાદશમીનું પર્વ ફર્ષોલ્લાસ અને પરંપરાગત રીતે ઉજવવામાં આવી રહ્યુ છે ભગવાન રામે આજના દિવસે રાવણનો વધ કર્યો તે નિમિતે તત્વો ઉપર દૈવી તત્વના વિજયસમા દશેરાની ઉજવણી કરવામાં આવે છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને દશેરાની શુભેચ્છાઓ પાઠવી છે દરમિયાન આધશક્ત મા અંબેની આરાધનાનું પર્વ નવરાત્રિનો ગઈકાલે અંતિમ દિવસ હતો વિશ્વ વિખ્યાત સૌથી મોટા એવા નવરાત્રી પર્વના અંતિમ દિવસે ખેલૈથાઓ મન મુકીને નાચ્યા હતા ઠેરઠેર વહેલી સવાર સુધ રાસ ગરબામાં ઝ્રમતા ખેલૈયાઓ જોવા મળ્યા હતા

સાથે સાથે શસ્ત્રપુજાવાહનપુજા જેવા કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા હતા આજના દિવસે ખાસ ફાફડાજલેબી ખાવાનો રિવાજ હોય છે રાજયમાં વિવિધ સ્થળોએ ગત મોડી રાત્રીથી જ ઠેર ઠેર ફાફડા જલેબીના સ્ટોલ ઉભા કરાયા છે જયાં વહેલી સવારથી જ લોકોની ભીડ જામી રહી છે ખેલૈયાઓ ગરબી રમી ફાફડા જલેબીની લિજ્જત માણતા નજરે પડી રહ્યા હતા

ભુજમાં આશાપુરા મંદિરેથી પ્રાચીન પરંપરા મુજબ શોભાયાત્રા નીકળી છે સાંજના ભાગમાં સમીપુજન શસ્ત્રપુજન વિગેરે થશે મોડી સાંજે રાવણ દહનના કાર્યક્રમ યોજાશે

શાસ્ત્રોક્ત વિઘિથી પોલીસ અધિકારી અને જવાનોએ હથિયારોની પુજા કરી હતી આજના દિવસે ભારતીય પરંપરા અને સંસ્ક્રતિ પ્રમાણે શસ્ત્રોનું પુજન કરવામાં આવે છે

આ માર્ગનું કામ પુર્ણ થતા પ્રવાસન અને ધાર્મિક સ્થાનોએ જતા પ્રવાસીઓ શ્રધ્ધાળુઓને આવાગમન સરળ અને સુવિધાયુક્ત થતા ઘણી રાહત મળશે તેમ તેમણે જણાવ્યુ હતું આ કાર્યક્રમમાં પ્રવાસન નિગમના ડાયરેક્ટર કચ્છ ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ ભુજના ધારાસભ્ય નિમાબેન આચાર્ય અબડાસાના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા